સૌથી સ્વચ્છ યાત્રાધામ તરીકેનો ઇલ્કાબ સોમનાથ મંદિરને જાહેર કરાયો

મહેસૂલમંત્રી કૌશિક પટેલ જણાવ્યું છે કે હવેથી લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઇ સ્ટેમ્પની સુવિધા શરૂ કરાશે તેમણે વધુમાં જણાવ્યું છે કે નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઊભી કરી વધુ કિંમત વસુલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાથી મળેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકારે ઇ સ્ટેમ્પિંગ સુવિધાનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે

તેમણે વધુમાં જણાવ્યું છે કે ઇ સ્ટેમ્પિંગની કાર્યવાહી ઓનલાઇન થતી હોય તથા દસ્તાવેજ નોંધવાની પદ્ધતિ સાથે જોડાયેલ હોવાથી છેતરપિંડી કે ગેરરીતિના કિસ્સાઓ ઉપર પણ નિયંત્રણ આવશે પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશક્તિ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યા છે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજયમાં કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે સક્રિય ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બર દરમ્યાન રાજયના દરિયાકાંઠાના વિસ્તારોનાં વાતાવરણમાં ફેરફારો થવાની શકયતા છે

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહન્તી

તાપી નદી બે કાંઠે વહેવા લાગતા કિનારે આવેલા ગામડાઓને સતર્ક કરાયા છે

આ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર ગોવા દીવ દમણ દાદરાનગર હવેલી અને ગુજરાતનો સમાવેશ થાય છે આ વર્કશોપમાં કેન્દ્રિય મંત્રી ગર્જેન્દ્રસિંહ શેખાવત અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા ઉપસ્થિતોને માર્ગદર્શન આપશે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મીડિયાને સંબોધતાં ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડચાએ જણાવ્યું હતું કે ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન એક દેશ એક સંવિધાનના સંદર્ભે દેશમાં એક જનજાગ્રતિ અને સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે

આ સંદર્ભમાં જનજાગ્રતિ અભિયાન અને સંપર્ક અભિયાન એમ બે પ્રકારની સમિતિની રચના કરવામાં આવી છે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભાજપાના જનજાગૃતિ અભિયાન માટે પ્રદેશ સંયોજક તરીકે ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા સહસંયોજક તરીકે હર્ષદગીરી ગોસ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે તથા ભાજપાના સંપર્ક અભિયાન માટે પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ

ગુજરાતમાં દરેક જિલ્લા કેન્દ્રોમાં રાષ્ટ્રીય એકતા અભિયાન એક દેશ એક સંવિધાનના વિચાર સાથે સંમેલનો હાથ ધરવામાં આવશે તથા રાષ્ટ્રીય એકતા રેલીઓ યોજવા માં આવશે જેમાં રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે રમતગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે તરણેતર લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ થકી રાજ્ય સરકારે પ્રાચીન રમતો જીવંત રાખી છે આજે તરણેતરના ભાતીગળ મેળાનું સમાપન થશે પ્રવાસનમંત્રી શ્રી જવાહર ચાવડા અને રમતગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે તરણેતર મેળાની મુલાકાત લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન અર્ચન કર્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પશુ હરિફાઈમાં ચેમ્પીયન ઓફ ધ શો પુખ્ત જાફરાબાદી નર પાડાની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ સાળંગપુરના જાફરાબાદી નર પાડા માટે બી

ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અભિગમ ઉપર આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કાર્યશાળા યોજાશે જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ઉપસ્થિત રહેશે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કૃત્રિમ ખાતરો જંતુનાશક વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ગૌ આધારિત ખેતી દ્વારા ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત ઉપર આધારિત છે રાજયના ખેડ્રતો શ્રી સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે જેમાં ખેડ્રતોને ખેત સામગ્રીનો ખર્ચ ઓછો અને આવકમાં વધારો થાય છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના જિલ્લા ક્લેક્ટરશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુક્ત પરિષદ આજે ગાંધીનગરમાં યોજાશે

ભાદરવી પૂર્ણિમા નજીક છે ત્યારે અંબાજી જતા પદયાત્રીઓની અને રથ લઈ જતા સંઘોની સંખ્યા વધી રહી છે

જેનો હેતુ રાત્રિ દરમિયાન માર્ગ પર પગપાળા જતા લોકોને રેડિયમ લગાડેલી સ્ટિક સાથે જોઈ શકાય છે અને અકસ્માતનો ભય નથી રહેતો તાજેતરમાં જ વાહનની અડફેટે આવતા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા તો આ પ્રકારની દ્દર્ઘટના ટાળવા પીવીસીની પાઈપો અને લાકડાની નકામી સ્ટિકની ઉપર રેડિયમ લગાવી પદયાત્રીઓને આપવામાં આવી છે અંબાજી જતા વાહનો અને રથને પણ દૂરથી જોઈ શકાય તેવી રેડિયમ પટ્ટી લગાવી જનજાગૃતિ સાથે સુરક્ષાનો સંદેશ મહિસાગર પોલીસનો નવતર અભિગમ છે

પાટીલને રજુઆત કરાયા બાદ વિદેશ મંત્રાલયે પણ કરેલા પ્રયાસ સફળ થયા છે અને આઠ મહિને તેમનો છુટકારો થયો છે આ માછીમારોને આજે ભારતીય એમ્બસી ટીકીટ આપીને ભારત રવાના કરશે તેઓ ગુરૂવારે મેંધર આવી પહોંચશે

સીંગલ યુઝ પ્લાસ્ટિકની શ્રેણીમાં વોટર બોટલ ચાના કપ કોથળી સ્ટ્રૉ ફૂડ પેકેજીંગ મટીરીયલનો સમાવેશ થાય છે

રાષ્ટ્રિય કાન્રની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશથી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પંચમહાલના અધ્યક્ષ સ્થાને લોકઅદાલત યોજવામાં આવશે તેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસોને સમાધાન અર્થે મૂકી શકાશે

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આદર્શ શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાક્રષ્ણનો જન્મ દિવસ પાંચમી સપ્ટેમ્બરના સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આ પાંચમી સપ્ટેમ્બરે આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ અને શિક્ષણ વિભાગના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાશે